ખેતી માટે ના વીજ જોડાણ ઉપર સમાન વીજ દર વસૂલ કરવાનો નિર્ણય લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે લાખ ધરતીપુત્રો ને આર્થિક ફાયદો કરાવી આપ્યો છે

ભૂર્ગભ જળના સ્તર નીયા ગયેલા હોવાથી ખેડૂતોને વધુ ઊંડાણથી પાણી ખેંચવા વધુ તાકાત ધરાવતી વીજ મોટર લગાવવી પડતી હોવાથી આ નિર્ણય લેવાયો છે ખેડૂતો માટે તાજેતરના કમોસમી વરસાદથી થયેલા નુકશાન સામે ઉદારત્તમ સહાય પેકેજ જાહેર કર્યા બાદ ગઈકાલે રાજ્ય સરકાર વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય એકસમાન વીજ દર વસુલવાનો આ નિર્ણય કરીને રાજ્ય કર્યો છે સરકારે ખેડૂતોના હિતોની રક્ષા માટે પ્રતિબધ્ધ છે તેની પ્રતિતી કરાવી છે

અરબી સમુદ્રમાં ગુજરાતની રખેવાળી કરવા માટે આ હવાઈ ટુકડીની રચના કરાઈ છે

ગુજરાત માટે અલાયદી એર સ્કવોર્ડન ફાળવી ને નૌકાદળે ઇન્ટરનેશનલ મેરિટાઇમ બાઉન્ડરી ઉપર થતી હિલચાલ ને રોકવા ખાસ ધ્યાન આપ્યું છે આ હવાઈ ટુકડીમાં પ્રથમ વખત સ્વદેશી જહાજ સામેલકરવામાં આવશે રડાર ક્ષમતા ધરાવતા આ એરક્રાફ્ટ વિમાનો ઇલેક્ટ્રોનિક્સ વોરફેર સિસ્ટમથી સુસજ્જ હશે જે અરબી સમુદ્રમાં રેકી કરી ગુજરાતના સમુદ્ર કિનારાની સુરક્ષામાં વધારો કરશે

માટીકામ પ્રદર્શન નાયબ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે કહ્યું છે કે પ્લાસ્ટર ઓફ પેરિસ માથી બનતી ધાર્મિક મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકવાની વાત હાલ રાજય સરકારની વિયારણા હેઠળ છે જેથી તહેવાર દરમિયાન વેયાતી મૂર્તિઓમાં માટીની મૂર્તિઓના વેચાણને જ પ્રાધાન્ય આપી સાચા કલાકારો ને રોજગારી આપવા સાથે પર્યાવારણનું રક્ષણ કરવાનો હેતુ પણ બર આવે ગાંધીનગર ખાતે ગઈકાલે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા યોજાયેલી જનજાગૃતિ શિબિરના સમાપન સમારોહ માં બોલતા તેમણે આમ જણાવ્ય હતું

ગુનાખોરી નાથવા માટે આધુનિક ટેકનોલોજી ઉપયોગ કરવામાં પોલીસતંત્ર અગ્રેસર રહ્યું છે

ગાંધી કોલેજ સંકુલમાં કેન્દ્ર સરકારના સહયોગથી બાળકો વિજ્ઞાન ક્ષેત્રે વધુ અભ્યાસની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી શકે તે હેતુથી અટલ ટિકરિંગ લેબ શરૂ થઈ છે જેની પાછળ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા બાર લાખની ગ્રાન્ટ અપાઈ છે

જેથી રેલવે મુસાફરોને ઉત્તમ ઇન્ટરનેટ સેવાઓ મળી રહેશે આ સુવિધાનો વપરાશ સ્માર્ટ ફોન વાપરનાર કોઈપણ યાત્રી કરી શકશે

ઓખા મીઠાપુર દ્વારકા ગારીજા ખંભાળીયા હાપા જામવંથલી ફડમતીયા વાકાનેર મુલી રોડ મોરબી બરવાલારોડ દહીસરા અને વવાણીયા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે મોહ્મ્મદ માંકડ મૂર્ધન્ય સાહિત્યકાર મોહમ્મદ માંકડને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત રમતગમત સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોહમ્મદ માંકડના નિવાસસ્થાને જઈ તેમને આ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ મોહમ્મદ માંકડને એક લાખ રૂપિયાની ધનરાશિ શાલ સ્મૃતિચિન્ઠ અર્પણ કર્યું હતું તેમજ આ પ્રસંગે શ્રી રૂપાણીએ મિસ્ટ્રી ઓફ ટાઇમ પુસ્તકનું પણ લોકાર્પણ કર્યું હતું

અને હજી તેઓ સૌ વર્ષ જીવે અને તેમના સૌ વર્ષની ઉજવણી આપણે અંહી જ કરીએ

સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા ના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા એ જણાવ્યું છે કે નજીવા ખર્ચે લાભાર્થી ને ઘરનું ઘર આપતી આ યોજના ગરીબી નાબૂદી માટે સચોટ છે આવાસ ની ફાળવણી જેમને થઈ છે તેવા લાભાર્થી અશ્વિનભાઈ પણ મોદી સરકાર પ્રત્યે આભારવશ બન્યા છે

સહજ મૂળ આણંદનો ખેલાડી છે અગાઉ પણ સહજ પટેલ ગુજરાત તરફથી નેશનલ ચેમ્પિયનશીપમાં પણ રમી યૂક્યો છે હવા માન રાજ્યના કચ્છ સૌરાષ્ટ્ર સહિતના કેટલાંક વિસ્તારોમાં હળવી ઠંડીનો પ્રારંભ થયો છે ગઈકાલે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મબ્યો હતો

જોકે અન્ય વિસ્તારોમાં તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નથી